સર્વોચ્ય અદાલતના ન્યાયાધીશ દીપક ગુપ્તા અને અનીરુધ્ધ બોસે આ કેસમાં કેન્દ્ર સરકાર ગુજરાત સરકાર અને રાષ્ટ્રીય દ્રુતા ગતિ રેલવે નિગમને નોટીસ જારી કરી છે

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ યૂડાસમાની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળ દ્વારા દુબઇ ખાતે ગઇકાલે સ્ટડી ઇન ગુજરાત પહેલ અંતર્ગત રોડ શૉ યોજાયો

સ્ટડી ઇન ગુજરાત પહેલ અંતર્ગત શિક્ષણ મંત્રીએ દુબઈમાં એક પ્રદર્શનનું પણ ઉદઘાટન કર્યું ઉદ્વાટન પ્રસંગ બાદ શિક્ષણ મંત્રીએ અગ્ર સચિવ અને ભારતના કોન્સ્યુલ જનરલ ડો વિપુલની હાજરીમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને શિક્ષણ ક્ષેત્રના રોકાણકારો સાથે વાતચીત કરી હતી

તેમજ છ કરોડ રૂપિયાના ખર્ચે નાઇટ ટેલ્ટરમાં રહેતા તમામ નાગરિકોને એક ટંકનું વિના મૂલ્યે ભોજન અપાશે

આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્પોર્ટ્સ અને રેલવે સ્ટેશન વિસ્તારના વિકાસ માટે બે નવી કંપનીની રચના કરશે

કોમનવેલ્થ રાષ્ટ્રોએ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલને વિશ્વ ગૌરવ આપવાની જાહેરાત કરી છે તેમના વિશ્વને અમૂલ્ય પ્રદાન બદલ ગાંધીજી અને સરદાર સાહેબ અંગે કોમનવેલ્થ રાષ્ટ્રોએ કોમનવેલ્થ પીસપ્રાઇઝ ઓન મહાત્મા ગાંધી જાહેર કર્યું છે ઉપરાંત સરદાર સાહેબ ને ધ્યાનમાં રાખી કોમનવેલ્થ ફંડ ફોર ગુડ ગવર્નન્સ પણ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે કોમનવેલ્થના સેક્રેટરી જનરલ સુશ્રી બેરોનીસ પેટ્રિકાના વડપણ હેઠળનું ડેલિગેશન ગુજરાત મુલાકાતે આવ્યું છે જેણે ગઇકાલે અમદાવાદ ખાતે ઉર્જામંત્રી સૌરભ પટેલ સાથેની બેઠક માં આ બાબત જણાવી હતી સુશ્રી બેરોનીસ પેટ્રિકાએ ઉમેર્યુ કે ગુજરાતની ભૂમિના આ બે સપૂતોએ ભારત અને ગુજરાતને વિશ્વમાં જે સન્માન પોતાના અદકેરા પ્રદાનથી અપાવ્યા છે તેને સદાકાળ જીવંત રાખવાનો કોમનવેલ્થ રાષ્ટ્રનો આ એક સ્તુત્ય પ્રયાસ છે મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રાજકોટ ખાતે યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે આજે સવારે રાજકોટમાં પોપરપરા પોલીસ માઉન્ટેનમાં યોજાનારા અશ્વ શોમાં હાજરી આપશે ત્યારબાદ પ્રમુખ સ્વામી ઓડીટોરિયમ ખાતે સૂચિત સોસાયટીના ધારકોને તેમજ વિચરતી જાતિના લાભાર્થીઓને સનદ વિતરમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ત્યારબાદ મુખ્યમંત્રી લોધિકાના ખીરસરા ગામે જીઆઈડીસીના પ્લોટ એલોટમેન્ટ ડ્રોના કાર્યક્રમમાં પણ હાજરી આપશે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની જવણી આ વર્ષે રાજકોટ ખાતે યોજાશે

એર શોમાં મધ્યમ અને નાના એરક્રાફટ તથા હેલીકોપ્ટર દ્વારા નીચા ઉડાણે અદભૂત અને દિલધડક કરતબી અને કલાબાજી દર્શાવાશે

અમદાવાદથી મુંબઈ સેંટ્રલ સ્ટેશન માટેની પ્રીમિયમ ટ્રેન તેજસ એક્સપ્રેસને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે લીલી ઝંડી બતાવી અમદાવાદ રેલ્વે સ્ટેશનથી પ્રસ્થાન કરાવ્યું ત્યારે સ્થાનિક સાંસદ અને ધારાસભ્યો સહિત અનેક આગેવાન ઉપસ્થિત હતા આ પ્રસંગે શ્રી રૂપાણીએ કહયું કે દેશની બીજી ખાનગી તેજસ એક્સપ્રેસ ટ્રેનનો અમદાવાદ થી શુભારંભ થવો એ ગુજરાત માટે ગૌરવ ઘડી છે

ગોલ્ડ મેડલ જીત્યા બાદ કલ્યાણીએ આકાશવાણીને આ રીતે પ્રતિભાવ આપ્યો

હવામાન ખાતાએ આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી બે દિવસ ઠંડીનું તીવ્ર મોજું યથાવત રહેશે ખાસ કરીને પોરબંદર રાજકોટ કચ્છ અને બનાસકાઠામાં ફજુ બે દિવસ શીત લહેરની અસર જોવા મળશે અને દિવસ દરમ્યાન પણ તાપમાનનો પારો નીયો જવાની શક્યતા છે

દરિયાકાંઠો ધરાવતા આ જિલ્લામાં ખેડૂતો અને માછીમારો પરેશાન જણાયા છે અરવલ્લી જિલ્લામાં નાની નાની ટેકરીઓ વચ્ચે પસાર થતાં માર્ગો ઉપર ગાઢ ધુમ્મસ છવાતા વાહન વ્યવહારને અસર થઈ હતી રાજકોટ જિલ્લામાં સવારનો સમય ધરાવતી શાળાઓ અરધો કલાક મોડી શરૂ કરવાનું ફરમાન જિલ્લા શિક્ષણાધિકારી એ બહાર પાડ્યું છે

સૈની રવિન્દ્ર જાડેજા અને ક્રલદીપ યાદવે બે બે વિકેટો ઝડપી હતી

રાફલને મેન ઓફ ધી મેચ પુરસ્કાર અપાયો છે